પ્રાદેશિક સમાયાર રૂપલ જાની વાંચે છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગાંધીનગરથી આ વર્ચ્યુએલ બેઠકમાં સહભાગી થયા હતા શ્રી રૂપાણીએ કહ્યું કે ગુજરાત કોરોનાની મહામારીને હરાવવા પ્રતિબદ્ધ છે

આ ઉપરાંત દરેક જિલ્લા અને મહાનગરોમાં રેપીડ એન્ટીજન ટેસ્ટની પણ સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે

મુખ્યમંત્રીએ રાજ્યમાં મોબાઇલ મેડીકલ વાન ઘનવંતરી રથ દ્વારા નાગરિકોને ઘર આંગણે ઓ પી ડી

કોરોના અપડેટ દરમ્યાન રાજયમાં આજે પણ વિવિધ જિલ્લાઓમાંથી કોરોનાના નવા કેસ મળી રહ્યા છે

જયારે એક દર્દીનુ મૃત્યુ થયુ છે

ડાંગ જીલ્લામાં કોરોનાનો આજે એક પણ નવો કેસ મળ્યો નથી

મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ આ પ્રસંગે મહિલા કોરોના વોરિયર્સ તરીકે કાર્યરત મહિલા કર્મયોગીઓનું સન્માન કરતાં તેમની સેવાઓ બિરદાવી હતી

આ જોગવાઇ હટાવી લાભાર્થી ગંગા સ્વરુપા મહિલાને આજીવન પેન્શન આપવાની જોગવાઇ કરાઇ છે

નિરાલા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુ મહિલા અને બાળ વિભાગના અધિકારીઓ અને કોરોના વોરીયર્સ મહિલા કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા

તો બીજી એક વરસાદી સિસ્ટમ ઉતર મધ્ય પ્રદેશ અને દક્ષિણ રાજસ્થાન ઉપર તૈયાર થઇ છે

રાજ્યમાં ગઇકાલે વડ઼ીદરા છીટા ઉદેપુર ખેડા આણંદ પાટણ પંચમહાલ બનાસકાંઠા જીલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે

અન્ય વિસ્તારોમાં પણ સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ નોંધાથો છે

ભાવનગર શહેર અને જીલ્લામાં પણ વરસાદી વાતાવરણ જામ્યુ છે અને બપોર પછી શરૂ થયેલા વરસાદમાં એક ઇંચ જેટલુ પાણી પડ્યુ છે

નવસારી જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો

વરસાદ બેઠક વેધર વોચ ગૃપનો વેબીનાર આજે ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો

ફીશરીઝ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે આજથી તા

સરકારની સૂચના અનુસાર નાના મોટાં તમામ મંદિરો આજથી જ દર્શાનાર્થીઓ માટે બંધ કરી દેવાયા છે

વઘઇ આહવા સુબીર અને સાપુતારા પંથકમાં જાહેર સ્થળોએ મટકી ફોડના કાર્યક્રમો પણ નહીં યોજાઈ સાદાઈથી કૃષ્ણ જન્મોત્સવ મનાવાશે જન્માષ્ટમી પર્વ પર દર વર્ષે આખો ડાંગ જિલ્લો ગોકુળિયું ગામ બની જતું હોય છે વઘઇમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવતી હોય છે